કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રથોગ અત્યંત સફળ રહ્યો છે તેનાથી સંતોષ દર્શાવી અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન એરિથા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી

સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા કલ્પના શાહ કોરોના રાજયની સ્થિતિ રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે અને સધન પ્રયાસોને પરિણામે રાજયમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યુ છે

એજ રીતે કોરોના પરીક્ષણની ક્ષમતામાં પણ વધારો કરાયો છે

જિલ્લા મથક ભુજ ખાતે આવેલા પ્રસિદ્ધ આયના મહેલના સુ પર વાઇઝર સંજય વૈષ્ણવે જણાવ્યુંકે દીપોત્સવી પર્વની રજાઓમાં ગત વર્ષની સરખામણીએ મહેલના મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે